સમાચાર એજન્સી એએનઆઈ સાથે કરેલી વિશેષ વાતચીતમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરી આવ્યો છે ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે

પ્રધાનમંત્રીએ વિપક્ષનું મહાગઠબંધન વિકાસ નહીં પણ વંશવાદ સાથે જોડાયેલું છે તેમ કહ્યું તેમણે કહ્યું કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવાયો તેમજ તાજેતરમાં રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીનું પરિણામ વિપક્ષી મહાગઠબંધન વિખેરાઈ ગયું હોવાનું સૂચવે છે શ્રી મોદીએ જાતિ આધારિત અનામત હટાવવા વિશે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો

તેઓ ઉત્તર પ્રદેશમાં અલીગઢ ખાતે સંરક્ષણ ઔદ્યોગીક કોરિડોરનું ઉદઘાટન કરતાં બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે સરકાર આ ઉદ્યોગોને જરૂરી મદદ કરશે જો તેઓ ગુણવત્તા યુક્ત સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન કરશે તો સરકાર તેમના ઉત્પાદનો દશ વર્ષ સુધી ખરીદશે

તેમણે કહ્યું કે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર પાસે લઇ જઇ ત્યાં રૂ

આ ઉપરાંતગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે

શહેરી અને ગ્રામ્યવિસ્તારોમાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા હતા સમગ્ર મહિના દરમિયાન પૂજન મહિમ્ન પઠન લઘુરૂદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે જયદીપ વૈશ્નવ નીતિન પટેલ ઉઝા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય શ્રી નીતિન પટેલે પાટીદારોના કુળદેવી મનાતા ઉઝા સ્થિત ઉમિયામાતાના મંદિર સ્થાને આરામ ગ્રહનું ભૂમિપૂજન કરી ખાતમુહુર્ત કર્યું